પ્રાદેશિક સમાચાર નેહા પંચાલ વાંચે છે

સાઇબર ક્રાઇમને રોકવા રાજ્યના તમામ નવ રેન્જમાં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન કાર્યરત કર્યા હોવાની ગૃહરાજ્યમંત્રીની જાહેરાત

રાજ્યમાં જૂદી જૂદી હોસ્પિટલો ખાતે આઇસોલેશન વોર્ડ શરૂ કરાયા છે રાજ્ય સરકારે કોઇપણ વ્યક્તિને ગભરાવાની જરૂર નથી તેવી સલાહ આપી છે

રાજ્યમાં અમદાવાદની બી

મેડીકલ કોલેજ અને જામનગરની એમ

શાહ મેડિકલ કોલેજ ખાતે કોરોના વાઇરસના લેબોરેટરી પરીક્ષણની સુવિધા ઊભી કરાઇ છે સુરત રાજકોટ અને વડોદરા ખાતે પણ પરિક્ષણની સુવિધા ઊભી કરાશે

આરોગ્ય કમિશ્નર જે

શિવહરેએ ભારપૂર્વક જણાવ્યું છે કે રાજ્યમાં કોઇએ પણ ગભરાવવાની જરૂર નથી નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કોરોના વાઇરસ સામે લડવા તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું જણાવ્યું છે વિવિધ સેવાભાવી સંસ્થાઓ તેમજ તબીબી ક્ષેત્રના નિષ્ણાતો લોકોને સાવચેતી રાખવાનું માર્ગદર્શન આપી રહ્યા છે સાથે સાથે સાવચેતીના પગલાંરૂપે દવાઓનું પણ વિતરણ કરી રહ્યા છે જામનગરમાં હોમિયોપેથી ડોકટરો દ્રારા કોરોના વાઇરસને નિપટવા લોકોને નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરી રહ્યા છે હોમિયોપેથી મેડીકલ એશોસિએશન દ્વારા દવાઓ આયુષ મંત્રાલય અને સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ રિસર્ચ ઇન હોમિયોપેથી દ્વારા પ્રમાણિત કરાયેલી દવાઓનું વિતરણ કરાય છે કચ્છમાં માંડવીના એક દર્દીને શંકાસ્પદ લક્ષણો જણાતાં ભૂજની જી

જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે મુખ્ય જીલ્લા અધિકારી ડોકટર પ્રેમ કુમાર કન્નરે જણાવ્યું કે આ દર્દીનું સેમ્પલ ચકાસણી માટે અમદાવાદ મોકલાયું છે જેનો રિપોર્ટ રવિવાર સુધી આવવાની સંભાવના છે દર્દીને આઇસોલેશન વોર્ડમાં રખાથો છે

જેમાં કોઇને પણ કોરોના વાઇરસ જણાયો નથી

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે અગાઉ નવ રેજ્જમાં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનો શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો તેનો અમલ કરી દેવામાં આવ્યો છે આ નવ રેન્જમાં ગાંધીનગર અમદાવાદ વડોદરા પંચમહાલ ગોધરા ભાવનગર સુરત રાજકોટ જૂનાગઢ અને કચ્છ બોર્ડરનો સમાવેશ થાય છે આ પોલીસ સ્ટેશનોનું મુખ્યમથક ગાંધીનગર રહેશે તેમણે કહ્યું કે ટેકનોલોજીના વિકસતા જતાં યુગમાં ગુનાઓ પણ હાઇફાઇ બન્યા છે ત્યારે સાઇબર ક્રાઇમ સહિત અન્ય ગુનાઓનું ટેકનોલોજી દ્વારા નિયંત્રણ થાય તે માટે ગુજરાત પોલીસને વધુને વધુ સુસજ્જ કરવામાં આવશે

થારા કેન્દ્રિય નિતિ આયોગ દ્વારા આકાંક્ષી જીલ્લા નર્મદા માટે નિમાયેલા પ્રભારી અને કેન્દ્રિય શહેરી વિકાસના સંયુક્ત સચિવ ડી થારાએ નર્મદા જીલ્લામાં અમલી વિવિધ યોજનાઓની અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તેમણે સરકારની યોજનાઓ દ્વારા અપાયેલ લાભો લોકો સુધી પહોંચે તે જોવા અધિકારીઓને સુચના આપી હતી તેમણે આંગણવાડી કેન્દ્રોના કુપોષિત અને અતિકુપોષિત ભૂલકાઓના પરિવારોને શિક્ષણ આવાસ યોજના સ્વરોજગારી વગેરે વિષયોની ચર્ચા કરી હતી તેમણે કેન્દ્રિય નિતિ આયોગના ધારાધોરણ મુજબ આ જીલ્લામાં થયેલી કામગીરીની પણ સમીક્ષા કરી હતી તેમણે આકાંક્ષી જીલ્લો નર્મદા વિકાસમાં સમગ્ર દેશમાં અગ્રેસર રહે તે માટેના રચનાત્મક સૂચનો કર્યા હતા

આ જાહેરનામું ગઇકાલ મધ્યરાત્રિથી અમલમાં આવ્યું છે આ જાહેરનામા દ્વારા બંન્ને શહેરોમાં વાહનચાલકો દ્વારા જાહેર રસ્તાઓ ઉપર ખૂબ ઝડપથી વાહનો યલાવાય છે તેના કારણે શાળાઓ હોસ્પિટલો તેમજ જાહેર સ્થળોએ અકસ્માતો થતાં હોવાનું જણાવાયું છે

આ આદેશનું ઉલ્લંઘન કરવા સામે ફોજદારી રાહે પગલાં લેવાશે પાટણનું પટોળું કેન્દ્ર સરકારના કાપડ મંત્રાલયના હાથશાળ વિભાગ દ્વારા ગુજરાતમાં પ્રથમ પાટણ શહેરમાં મહિલાઓ માટે મશરૂ પરંપરાની તાલીમ આપવાનો શુભારંભ કરાયો છે

આ તાલીમ વર્ગમાં લધ્મતી કોમ તથા જૂદા જૂદા સમાજની મહિલાઓ ભાગ લઇ રહી છે

ઉપરાંત મનરેગા યોજનામાં કેટલ શેડ પાણીને લગતા કામો સફાઇને લગતા કામો સામૂહિક કૂવા ચેકડેમ તેમજ આંગણવાડીના મકાનો કન્વર્જન યોજનામાં મંજૂર કરી શરૂ કરવા જણાવાયું

આંગણવાડીમાં શૌચાલય પાણીની તથા લાઇટની વ્યવસ્થા સાથે તમામ સુવિધાઓ પૂર્ણ કરી મોડલ આંગણવાડી બનાવવા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો

તેમની આ મુલાકાત દરમિયાન ભાવનગરના વિકાસ માટે માર્ગદર્શન ને સૂચનો મેળવાશે અન્ય કેન્દ્રિય મંત્રી મનસૂખ માંડવિયા પણ સાથે રહેશે એક આગેવાને જણાવ્યું કે ગુજરાતના આ પનોતા પુત્રનું માર્ગદર્શન દેશને વિકાસના પથ પર લઇ જવામાં અમૂલ્ય રહેશે ગુજકેટ ગુજરાત માધ્યમિક અને ઉચ્યત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદીમાં જણાવ્યા મુજબ તા

ઉમેદવારોએ પરીક્ષા આપવા હોલ ટિકિટ સમય મુજબ પરીક્ષા ખંડમાં પ્રવેશતા મેળવી લેવાની રહેશે ગુજકેટની હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન મૂકવામાં આવશે જેની સૂચના બહાર પાડવામાં આવશે યોગા પોલીસ પોલીસ જવાનો શારિરીક રીતે ફિટ રહે તે માટે પોરબંદરમાં યોગા વેટ મેનેજમેન્ટ અને ન્યુટ્રિશિયન અંગે નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું

નિષ્ણાંત કેતનભાઇ પોટિયા દ્વારા તંદુરસ્ત મણકા તનાવમુક્ત આનંદ વગેરેનું માર્ગદર્શન અપાયું હતું જીલ્લા પોલિસ વડાએ પણ ભાગ લઇ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો

એમ લો કોલેજમાં આજે વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ ચંદ્રકાન્તભાઇ દેસાઇએ વિદ્યાર્તીઓની કારકીર્દિ ઉજ્જવળ બને તેવી શુભેચ્છાઓ આપી હતી

એમમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓને પારિતોષિક અને રોકડ રકમ આપી સન્માનિત કરાયા હતા ઉપરાંત ઇન્ટર યુનિવર્સિટીમાં સિલેક્ટ થઇ રાજસ્થાન રમવા ગયેલી બ્રિજલ ભંડારીને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી આ ઉપરાંત વિવિધ રમતોમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓનું પણ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કોલેજનાં આચાર્ય સંજયભાઇ મણિયાર માજી આચાર્ય યોગેશભાઇ ભદ્દ બી

જોષી પણ હાજર રહ્યા હતા